સંખ્યા બંધ વિદ્યાર્થીઓ આગથી ઝાળથી બચવા માટે એપાર્ટમેન્ટથી અગાસી ત્રીજા માળેથી ક્રદયા હતા

ફાયર વિભાગની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ રહી છે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂરતમાં સરથાણામાં ટયૂશન કલાસમાં લાગેલી આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ માટેના આદેશો આપ્યા છે

પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે આજે સાંજે મળેલી બેઠકમાં આ ઠરાવ કરાયો છે શ્રી મોદીએ રાષ્ટ્રપતિને મળીને મંત્રીમંડળનો પ્રસ્તાવ રજૂ કર્યો છે હવે રાષ્ટ્રપતિ સોળમી લોકસભાના વિસર્જન અંગેનું જાહેરનામું બહાર પાડશે લોકસભાની મુદત ત્રીજી જુન સુધી છે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરો આગામી દિવસમાં રાષ્ટ્રપતિને મળી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપશે એટલે સત્તરમી લોકસભાની રચના અંગે રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડશે

એક બેઠક વેલ્લોરની ચ્રંટણી રદ થઇ છે અરૂણાચલ પશ્ચિમની એક બેઠક સિવાય તમામ પરિણામો જાહેર થઇ ગયાં છે

તેમાં માર્કસવાદી પક્ષને ત્રણ અને સામ્યવાદીપક્ષને બે બેઠક મળી છે જે અગાઉના દસ કરતાં અડધી છે

તેમણે તેમના હરીફ શાલીની યાદવને હરાવ્યા છે

જ્યારે પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી સ્મ્રતિ ઇરાની સામે પપ હજારથી વધુ મતોથી હારી ગયા છે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સુલતાનપુર બેઠક ઉપર જીત્યા છે અન્ય કેન્દ્રીય મંત્રીઓ ગાઝીયાબાદથી જનરલ વી

સિંઘ ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા બરેલીથી સંતોષકુમાર ગંગવાર વિજયી થયા છે પીલીભીત બેઠક ઉપરથી ભાજપના વરૂણ ગાંધી જીત્યા છે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો ભાજપને મળી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તમામ નેતાઓએ તેમનું ધારાસભ્યપદ જાળવી રાખ્યું છે ધ્રાંગધ્રાની બેઠક પર પરસોત્તમ સાબરીયા ચૂંટાઇ આવ્યા છે

માણાવદરની બેઠક ભાજપના જવાહર ચાવડાએ જીતી લીધી છે

જેમાં વર્લ્ડ આર્કિટેક્ચર ન્યુઝ એવોર્ડની મિક્સડ કેટેગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ને સ્થાન મળ્યું છે વિશ્વમાં આર્કિટેકચર ક્ષેત્રમાં વર્લ્ડ આર્કિટેકચર ન્યુઝ અવોર્ડ ખૂબ જ પ્રતિષ્ઠત માનવામાં આવે છે જેમાં વિશ્વભરના શ્રેષ્ઠ આર્કિટેક્ચર દ્વારા પોતાના ડિઝાઇન રજૂ કરવામાં આવે છે

લોકસભાની વલસાડ ડાંગ બેઠકના જાહેર થયેલા પરિણામોમાં ભાજપના કે

અત્રે ઉલ્લેખનીય છે કે કે સી પટેલ ભાજપના રીપીટ ઉમેદવાર છે જયારે જીતુ ચોધરી વલસાડ જિલ્લાના કપરાડા વિસ્તારના છે

આજે અને આવતીકાલે સેમિનાર યોજાશે

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીક્ટ વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે તેના ભાગરૂપે આ કેમ્પ યોજાયો હતો

આ કેમ્પ બાદ પસંદગી ખેલાડીઓ વચ્ચે મેચ રમાશે જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને આગળના ફેઝમાં મોકલવામાં આવશે